ગાંધીનગર ખાતે આવેલી સેંટ્રલ યુનિવેર્સિટી ઓફ ગુજરાત ના પદવીદાન સમારંભમાં દીક્ષાંત અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેવાના છે મોટેરા ખાતે આકાર પામેલા વિશ્વ ના સૌથી મોટા ક્રિકેટ સ્ટડીયમનું ઉદ્વાટન કરવાનો કાર્યક્રમ આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષ પદે યોજાવાનો છે જેમાં ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહેશે પરિણા મ રાજ્યની છ મહાનગરપાલિકાઓની યૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે અને પરિણામો આવી રહ્યા છે પ્રાથમિક અંદાજ મુજબ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે તેવું લાગી રહ્યું છે

બાકીની બેઠકની મતગણતરી ચાલી રહી છે

માત્ર વોર્ડ નં

વોર્ડ નં

વોર્ડ નં

ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે

આમ બંને પક્ષે એક એક બેઠક ઉપર જીત નો સંતોષ લીધો છે હાલ મતગણતરી યાલી રહી છે સાંજ સુધીમાં તમામ બેઠકોના પરિણામ જાહેર થશે

જિલ્લાની આઠ તાલુકા પંચાયતો આણંદ ઉમરેઠ બોરસદ આંકલાવ પેટલાદ સોજિત્રા ખંભાત અને તારાપુરની યૂંટણી માટે હાલ જાહેર યુંટણી પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે પોસ્ટલ મત યૂંટણી ફરજના મતદારોની મતદાન માટે ટપાલથી મતદાન માટે મતપત્રક આપવા અરજી સ્વીકારવામાં આવે છે

ચૂંટણી વિભાગ હાલમાં મતદાન માટેની પૂરી તૈયારીમાં કામે લાગી ગયું છે

તેની ગ્રાન્ટ મંજૂર કરી તાલુકા મામલતદારોને ફાળવી દેવાઇ છે

યુવા કાર્યકર્તાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હેલિપેડ પહોંચી હતી જ્યાંથી બાઇક રેલી સાથે પ્રદેશ પ્રમુખનો કાફલો સભા સ્થળે પહોંચ્યો હતો પ્રદેશ પ્રમુખે તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

પાટીલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની માં જીત માટે મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં બાઇક રેલી કાઢી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો અને ત્યાર બાદ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ માં સભાને સંબોધન કરી કાર્યકરોને અને આગેવાનોને વિજયની શુભ કામના પાઠવી રાષ્ટ્રીનેય એવોર્ડ કચ્છના કારીગર તરીકે વ્યકિતગત બ્રાન્ડ ઉભી કરનારા એકમાત્ર કારીગર પાલી બેન રબારીની સહયોગી સંસ્થા કારીગીરી કિલનિકને ઉત્તમ અને અનોખી કામગીરી માટે મોસ્ટ ક્રિએટીવ માર્કેટીંગ સેહકટેજીનો એવોર્ડ મળ્યો છે કોરોના મહામારીને અનુલક્ષીને લોકડાઉનના સમયમાં ઓલ ઇન્ડીયા આર્ટિસ્ટ એન્ડ ક્રાફટ વર્કસ વેલફેર એસોસિયેશન દ્વારા રાષ્રીમાથ સ્તરે હસ્ત કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરતા વ્યકિતઓ અને સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવવામાં આવ્યા હતા જેમાં સમગ્ર ભારતમાંથી દોઢ લાખથી વધુ કારીગરો અને સંસ્થાઓએ ભાગીદારી નોંધાવી હતી